પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમદાવાદમાં નવનિર્મિત વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કર્યું સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન કર્યું

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં મોટેરા ખાતે બંધાયેલા વિશ્વના સૌથી મોટા એવા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટડીયમનું લોકાર્પણ રાષ્ટ્રપતિ રામનાથ કો વિંદના હસ્તે ગઈકાલે સંપન્ન થયું છે

રાષ્ટ્રપતિ રામનાથ કો વિંદે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ સ્ટેડિયમ વિશ્વનું આગવું અને અનોખું સ્ટેડિયમ બની રહેશે તેમણે ઉમેર્થું હતું કે દેશમાં રમત ગમતના માળખાકીય વિકાસ દ્વારા અંતરિયાળ વિસ્તારમાં રહેતા પ્રતિભાવાન ખેલાડીઓને પણ પ્લેટફોર્મ મબ્યું છે

મોડલથી નિર્માણ કરવામાં આવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ કક્ષાની રમતગમત સવલત ઉભી કરવા માટે અમદાવાદની પસંદગી કરવા બદલ ગુજરાત વતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે વ્યાપાર ઉદ્યોગ માટે જાણીતું ગુજરાત હવે નરેન્દ્ર મોદી સ્ટડીયમ બનતા રમત ગમત ક્ષેત્રમાં ખ્યાતિ પામશે

મુખ્યમંત્રી વિજય રૃપાણી આજે સવારે ગોધરામાં અને બપોરે છોટા ઉદેપુર જિલ્લામાં જાહેર સભાઓને સંબોધશે એવી જ રીતે પ્રદેશ ભાજપના ઉપપ્રમૂખ ગોરધનભાઈ ઝડફિયા બોટાદ જિલ્લાના ઢસા ભાવનગર જિલ્લાના પરવાળા અને દડવા રાંદલ સણોસરા અને જંબાળા તથા રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામે ચૂંટણી સભા સંબોધશે બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર માટે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા બોટાદ શહેરના અલગ અલગ વોર્ડમાં મતદારો સાથે બેઠક યોજીને પ્રચાર કરશે

એવી જ રીતે સંબંધિત કર્મચારીઓને તાલીમ આપવા આદર્શ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું અમારા મોડાસાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરની ઉપસ્થિતિમાં નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક ચોજાઇ હતી જેમાં તેમણે બધા વિભાગના નોડલ અધિકારીઓ પાસેથી સ્થાનિક સ્વરાજ્યની યૂંટણીમાં સોંપેલી કામગીરી અંગેની વિગતો મેળવી હતી પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની યૂંટણીને અનુલક્ષીને મામલતદાર ઓફિસ અને કોમર્સ કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાઈ ગયા હતા અમારા ભરૃચના પ્રતિનિધિ જણાવે છે કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકોમાં વિશ્વાસ ઊભો થાય તે હેતુથી આમોદ શહેર તેમજ સંવેદનશીલ ગામોમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ થોજાઈ ગઈ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલે ગઈકાલે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લાના મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અને મતદાન વખતે કોવિડના સંક્રમણને રોકવા માટેના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી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

દરમિયાન રાજ્યમાં કોવિડ રસીકરણનું કાર્ય સુચારુરૃપે ચાલી રહ્યું છે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

રાજ્ય કોવિડ રાજ્યમાં કોવિડના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે

ઉલ્લેખનીય છે કે રાજ્યના બનાસકાંઠા બોટાદ ડાંગ નવસારી પોરબંદર અને તાપી જિલ્લામાં કોરોનાના એક પણ કેસ નોંધાયા નથી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાં સંયુક્ત સયિવ સ્તરના અધિકારીઓની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની ટીમ રચાઈ છે તેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર કેરળ છત્તીસગઢ મધ્યપ્રદેશ પંજાબ કર્ણાટક તામિલનાડુ પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે આ ટીમ કોવીડ ફરીથી ફેલાવાનાં કારણો શોધવા માટે રાજ્ય અને સ્થાનિક વહીવટ સાથે મળીને કામ કરશે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ દ્વારા લખાયેલા પત્રમાં રાજ્ય વહીવટીતંત્રને કોવીડનો ફેલાવો રોકવા આક્રમક પગલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા તાકીદ કરી છે આ રાજ્યોને તથા કેન્દ્રશાસિત કેન્દ્રોને આરટી પીસીઆર અને રેપિડ એન્ટિજેન ટેસ્ટના પરીક્ષણમાં વધારો કરવાની સલાહ આપવામાં આવી છાં ટેસ્ટમેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમ ખાતે ગઈકાલથી શરૃ થયેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે મજબૂત શરૃઆત કરી છે

જેક લીચે બે અને જોધા આર્યરે એક વિકેટ ખેરવી હતી

ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે શાળાઓ બંધ હોવાથી પ્રથમ સત્રની પરીક્ષા લઈ શકાઈ ન હતી ચાલુ શૈક્ષણિક સત્રમાં એકેડેમિક કેલેન્ડર જાળવી શકાયું નથી ત્યારે આ વર્ષે માત્ર પ્રથમ સત્ર પરીક્ષા અને ત્યાર બાદ સીધી વાર્ષિક પરીક્ષા લેવાશે